આ સાથે ભારત આ જીવાણુના પ્રકારોને સફળતાથી અલગ પાડનારો પાંચમો દેશ બની ગયો છે

જેથી રાજ્ય આપત્તિ રાહત ફંડ એસ

થી મદદ કરી શકાય આ પહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કોરોના વાયરસને મહામારી જાહેર કરી ચૂક્યું છે ગૃહમંત્રાલયે રાજ્યના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે કોરોના વાયરસથી મૃત્યુ પામનાર મામલામાં તેના પરિવારને ચાર લાખ રૂપિયા યૂકવવામાં આવશે આ ઉપરાંત રાહત અને બચાવ કાર્યોમાં લાગેલા લોકોમાંથી કોઇપણના મૃત્યુ થાય તો તેમના પરિવારને પણ તેટલી જ ધનરાશિ યૂકવવામાં આવશે સંક્રમિત દર્દીઓના ઇલાજ માટે હોસ્પિટલ દ્વારા જે ખર્ચ થશે તે સંબંધિત રાજ્ય દ્વારા નક્કી કરેલા દરો અનુરૂપ હશે માત્ર ઇલાજ માટે જરૂરી ઉપકરણોના ખરીદીનો ખર્ચ એસ

ફંડથી થશે

અત્યાર સુધીમાં આ વાયરસથી દિલ્ફી અને કર્ણાટકમાં બે લોકોના મૃત્યુ થઇ ચૂક્યા છે

જેમાંથી દસ લોકો સંપૂર્ણ સાજા થતા તેમને વિવિધ હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે

અન્ય લોકોની પણ જાણકારી મેળવવામાં આવી રહી છે જે એમના સંપર્કમાં આવ્યા હોય શ્રી કુમારે પત્રકારોને સરકાર દ્વારા આ રોગ કાબૂમાં લેવા માટે કરવામાં આવતા વિવિધ પગલાંની માહિતી આપી હતી શ્રી કુમારે જણાવ્યું હતું કે આ વાયરસના ચેપથી દેશમાં બે લોકોના મૃત્યુ થયા છે શ્રી કુમારે એમ પણ જણાવ્યું કે મહાન એરલાઇન્સ આજે રાત્રે ઇરાનમાં ફસાયેલા ભારતીય યાત્રિકોના જૂથને લઇ મુંબઇ આવશે એર ઇન્ડિયાના એક વિશેષ વિમાનને ઇટાલીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લાવવા માટે મિલાન મોકલાશે

જાપાન થાઇલેન્ડ અમેરિકા અને ચીન પછી આ જીવાણુના પ્રકારોને સફળતાથી અલગ પાડનારો ભારત પાંચમો દેશ બની ગયો છે

ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રીસર્ચ આઇ

ના મહાનિદેશક ડોક્ટર બલરામ ભાર્ગવે કહ્યું કે આઇ

તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં આઇ

તેમણે ખાતરી આપી કે જરૂર પડે તો આઇ સી

વધુ નમૂનાઓ ચકાસવા સુસજ્જ છે તેમણે લોકોને નઠીં ગભરાવા અને તકેદારીના પગલા લેવા કહ્યું છે

જેનો ઉદ્દેશ્ય કોરોના વાયરસના રોગને ફેલાતો અટકાવવા માટેની ઝ઼ંબેશમાં આ વસ્તુઓના પુરવઠા અને તેની સંગ્રહખોરી અટકાવવાના પ્રયત્નોને ઝડપી બનાવવાનો છે કેન્દ્રસરકારે સર્જિકલ અને રક્ષણાત્મક માસ્ક હેન્ડ સેનેટાઇઝર્સની કિંમત જાળવી રાખવા કરવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ પણ લાગુ કર્યો છે

આ ઉપરાંત કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લામાં સર્વેલન્સની ટીમોની રચના કરવામાં આવી છે

દ્વારા નાગરોટા ખાતે યુ ટી લેવલ કંટ્રોલરૂમ અને ડિવિઝનલ લેવલ કંટ્રોલરૂમ પણ બનાવવામાં આવ્યા છે જે યોવીસ કલાક કાર્યરત રહેશે આ દરમ્યાન આરોગ્ય અને તબીબી શિક્ષા વિભાગના નાણાંકીય કમિશ્નર અટલ દુલ્લોએ આજે શંકાસ્પદ કોરોના વાયરસના કેસો માટે સ્થાપિત સુવિધાઓની સમીક્ષા કરવા જમ્મુની વિવિધ હોસ્પિટલોની મુલાકાત લીધી હતી તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યો કે વાયરસના ફેલાવાને રોકવા માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કરવા નિર્દેશ કર્યો હતો તેમજ કોઇ પણ અન્ય વ્યક્તિ શંકાસ્પદ કોરોના વાયરસ સંક્રમિત લોકોના સંપર્કમાં ન આવે તેની તકેદારી રાખવા જણાવ્યું છે

મુખ્યમંત્રી ડોક્ટર પ્રમોદ સાવંતે આજે પણજી ખાતે પત્રકારોને આ માહિતી આપી

આ આદેશ રવિવારની મધ્યરાત્રિથી અમલમાં આવશે

આરોગ્ય મંત્રાલયે કહ્યુંકે આ વ્યવસ્થા લોકો અને તેમના સ્નેહીજનોને સુરક્ષિત રાખવા માટે છે સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્દેશા અનુસાર કોરોના લક્ષણ જેમાં દેખાતા હોય તે વ્યક્તિઓને ઘરમાં અલગ એવી જગ્યાએ રાખવામાં આવે જ્યાં હવા અને પ્રકાશની પ્રરતી વ્યવસ્થા હોય અને તે રૂમમાં એક શૌયાલયની પણ અલગ વ્યવસ્થા હોય કુટુંબનો કોઇ બીજો સભ્ય તે રૂમમાં તેની સાથે રહેવા માંગતો હોય તો કોરોનાના લક્ષણવાળી વ્યક્તિથી ઓછામાં ઓછું એક મીટરનું અંતર રાખવું જોઇએ અલગ રાખેલ વ્યક્તિને કુટુંબના વૃદ્ધો ગર્ભવતી મહિલાઓ બાળકો અને બિમાર વ્યક્તિઓથી અંતર રાખવું જોઇએ કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે

પશ્ચિમ એશિયામાં સૌથી વધુ ઇરાન આ વાયરસના સંક્રમણથી પ્રભાવિત છે

તેમાં ખાડી દેશના દેશોએ પણ આ રોગયાળાને નાથવા સક્રિય પગલા લીધા છે સંયુક્ત આરબ અમીરાતના સ્વાસ્થ્ય વિભાગે વૃદ્ધ વડીલોને ઘરની બહાર ન નીકલાની સલાહ આપી છે તેમજ કેટલાંક કર્મયારીઓને બે અઠવાડિયા સુધી ઘરેથી જ કામ કરવા જણાવ્યું છે અબુધાબીના રાષ્ટ્રીય સમાચારપત્રમાં જણાવાયું છે કે નાઇટ ક્લબ પ્રવાસી રેસ્ટોરેન્ટ માર્ચના અંત સુધી બંધ રહેશે સંસ્કૃતિ અને પર્યટન વિભાગે અબુધાબી સહિત બધા જ સ્થાનો પર આયોજીત થનાર કાર્યક્રમો રદ કર્યા છે દુબઇમાં આ પ્રતિબંધ લગાવવામાં નથી આવ્યો

સરકારે આજે જાહેરાત કરી છે કે ગ્રેટર માલે ક્ષેત્રમાં ગેસ્ટહાઉસ અને હોટલોને આવતા બે અઠવાડિયા સુધી વિદેશી પર્યટકો માટે બંધ કરવામાં આવે

આ યાત્રિકો આજે ઇટાલીથી આવ્યા છે ઢાકામાં પત્રકારો સાથેની વાતયીતમાં આઇ

ના ડાયરેક્ટર ડોક્ટર મીરજાદે સબરીના ફ્લોરાએ જણાવ્યું છે કે ઇટાલીથી પરત યાત્રિકોમાં કોઇ પણ ચેપના લક્ષણો જણાતા નથી દરમિયાન અગાઉ બાંગ્લાદેશમાં કોરોના વાયરસના ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા હતા જેમને આઠમી માર્ચે ઢાકાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

આરોગ્યમંત્રી પવિત્રા વાનીઆરાંચીએ આજે જાહેરાત કરી હતી કે તાત્કાલિક અસરથી તમામ જાહેરસભા માટે પોલીસ મંજુરીની જરૂર રહેશે તેમણે વધુમાં ઉમેર્યું કે દેશમાં આજે વધુ બે વ્યક્તિઓના કોરોના વાયરસથી સંક્રમિત થતાં શ્રીલંકામાં કેસની સંખ્યા વધીની સાત થઇ છે

અધિકારીઓના જણાવ્યા અનુસાર છત્તીસગઢ સશસ્ત્ર દળની એક ટીમ મરદૂમ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પર હતી માઓવાદીઓએ નારાયણપુર બોર્ડર નજીક આઇ ઇ ડી થી શક્તિશાળી વિસ્ફોટ કર્યો અને સુરક્ષાકર્મીઓ પર અંધાધૂધ ગોળીબારી શરૂ કરી હતી અને આ હુમલામાં બે જવાનો શહીદ થયા હતા

ગોળીબારીમાં એક નાગરિક ઘાયલ થયાનાં સમાચાર છે સંરક્ષણ પ્રવક્તાના જણાવ્યા અનુસાર પાકિસ્તાની સૈનિકોએ પૂંછના મેંઢર સેક્ટરને નિશાન બનાવીને મોર્ટારથી ગોળીબાર અને નાના હથિયારોથી ગોળીબારી કરી હતી ભારતીય સૈનિકોએ પણ તેનો વળતો જવાબ આપ્યાં છે